અમારા ભાવનગરના પ્રતિનિધિ જણાવે છે કે ભાવનગર શહેરનો યુવાન ઉમરાળાના આધેડ અને મહ્વાની મહિલા કોરોના સંક્રમિત થઈ છે તો દમણમાં પ્રથમ બે કેસ પોઝિટિવ જોવા મબ્યા છે

અમાર પ્રતિનિધિ જણાવે છે કે એક પુરૂષ અને એક બાળકી મુંબઈથી આવ્યા હતા અને ક્વોરન્ટાઇનમાં હતા વધુ માહિતી દમણ ક્લેક્ટર ડોક્ટર મીનહાસ આપે છે

અમદાવાદથી આવેલા દંપતીનો કોરોના પોઝિટિવ આવ્યો છે રાજકોટ આરોગ્ય વિભાગે બંનેના સંપર્કમાં આવેલા લોકોને ક્વોરન્ટાઇન કર્યા છે

અધિક મુખ્ય સચિવ ડોકટર રાજીવકુમાર ગુપ્તાના અધ્યક્ષ સ્થાને અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમણને અટકાવવા લેવાઇ રહેલ શ્રેણીબદ્ધ પગલાઓની સમીક્ષા બેઠક યોજાઇ હતી આ બેઠકમાં અમદાવાદ શહેરમાં માઇક્રો કન્ટેઇન્મેન્ટ વિસ્તારો અંગે વિગતવાર ચર્ચા કરાઇ હતી

જે ગતવર્ષ કરતાં છ ટકા નીયું રહ્યું છે

બાળપણથી જ ક્રાંતિકારી સ્વભાવ ધરાવનાર બીરસાને લાગ્યું કે અંગ્રેજો છળકપટ લોભ લાલય અને ધાકધમકીથી પોતાના વન બંધુઓનું શોષણ કરી રહ્યા છે ત્યારે મિશનરી સામે જંગ માંડ્યો અંગ્રેજ સલ્તનત સામે વનવાસીઓને સંગઠિત કર્યા જંગલમાં અંગ્રેજો સામે સામે ભારતીય સ્વતંત્રતા સંગ્રામનો જંગ શરૂ કર્યો બીરસા મુંડા જંગલમાં રહીને દેશની આઝાદી માટે લડયા હતા સદગતને શ્રદ્ધાંજલિ માટે આજે ઠેર ઠેર કાર્યક્રમો યોજીને સદગતને પુષ્પાંજલિ આપવામાં આવી છે

છોટાઉદેપુર જિલ્લાના વડા મથકે અને કવાંટ ખાતેની પ્રતિમાને કૂલહાર પહેરાવી પૂજાઅર્ચના કરી શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી

હવાના હળવા દબાણના કારણે રાજ્યમાં વરસાદ થવાની સ્થિતિ બની રહી છે બંગાળના ઉપસાગરમાં સર્જાયેલા હવાના હળવા દબાણને પગલે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહીત રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે છેલ્લા ત્રણ દિવસના છુટા છવાયા વરસાદી ઝાપટા બાદ ગઈકાલે દક્ષિણ ગુજરાતના સુરત તેમજ સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લામાં વ્યાપક વરસાદ નોંધાયો હતો

સાવરકુંડલા તાલુકાના શેલણા ગામે ભારે વરસાદના કારણે નેરામા પુર આવી જતાં બે ટ્રેકટર તણાયા હતા

જામનગરમાં આજે મોસમના પહેલા વરસાદનું આગમન થયું છે જિલ્લામાં ગઇકાલથી વરસાદની શરૂઆત થઈ હતી જ્યારે શહેરમાં આજે આગમન થયું હતું અને શહેરીજનોમાં ખુશીની લાગણી ફેલાઈ હતી